લીંબડી બેઠક માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારની જાહેરાત હજુ બાકી છે મોરબી માળીયા બેઠક માટે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પણ આજે ઉમેદવારી નોંધાવી છે આ કાર્યક્રમ અગાઉ તેમના મધ્યસ્થ પ્રચાર કાર્યાલયનું ઉદ્વાટન પણ કરાયું હતું જેમાં સાંસદ મોહનભાઇ કુંદરિયા અને વિનોદ ચાવડા ઉપરાંત અંજલિબેન રૂપાણી પણ હાજર રહ્યા હતા મોરબી માળીયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જયંતિભાઈ પટેલે પણ આજે ફોર્મ ભર્યું છે અનુસૂચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર મોહન ભાઈ સોલંકી એ પણ આજે ફોર્મ ભર્યું છે તેમના હરીફ એવા ભાજપના આત્મારામ પરમાર અગાઉ ફોર્મ ભરી યૂક્યા છે ધારી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરેશભાઈ કોટડીયાએ ફોર્મ ભર્યું છે આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાજર હતા કપરાડા બેઠક માટે કોગ્રેસનાં ઉમેદવાર બાબૂભાઈ વરઠા એ પણ આજે ફોર્મ ભર્યું છે

અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઑકની અધ્યક્ષતામાં આજે વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાના સંલઝન વિભાગના અધિકારીઓ સાથે વાવાઝોડા વખતે લેવાનાં પગલાંઓ અંગેની વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી

અધિકારીએ ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી એન

ની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા જિલ્લા કલેકટરે જણાવ્યું કે વાવાઝોડાની અસરના પગલે તંત્ર દ્વારા આરોગ્ય કર્મી પોલીસ કર્મી આર એન્ડ બી જેવા સંલગ્ન વિભાગોના કર્મીઓની ટીમ બનાવી અને જાફરાબાદ અને રાજુલાના લો લાઈન વિસ્તાર અલગ તારવી બચાવ કાર્યવાહી અને અન્ય રાહતકાર્ય માટેની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી

ગિરનાર ક્ષેત્ર પૂજ્ય બાપુ નું અતિ પ્રિય સ્થાન છે ગિરનાર પર્વત પર અંબાજીની ટૂક પછી ગોરખનાથનું શિખર આવે અને ત્યાંથી નીચે ઉતરીને દત્તાત્રેય ટૂક તરફ જતાં માર્ગ પર કમંડલ કુંડ આવે છે

મોરારીબાપુએ ખાસ સંદેશ આપતા જણાવ્યું છે કે કોરોના સંદર્ભે સરકાર અને આરોગ્યતંત્રની જે કંઈ પણ માર્ગદર્શિકા અને નિયમો છે તેનું યુસ્ત પાલન કરીને આ કથા યોજાશે